વેકૈયા નાયડુએ કહ્યું કે નવી શિક્ષણ નીતીનો ઉદ્દેશ્ય ભારતને જ્ઞાનની મહાસત્તા બનાવવાનો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળા બાદના સમયની વિશ્વની જરૂરીયાતોને યકાસવાનો સમય આવી ગયો છે ગઇકાલે બ્લુમબર્ગ ન્યુ ઇકોનોમી ફોરમને વીડીયો માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળામાં એ સ્પષ્ટ થયું છે કે વિકાસનું કેન્દ્ર મનાતા શહેરો નાજુક વિસ્તારો બની શકે છે રોગયાળા દરમિયાન શહેરોની નાજુક બનેલી આર્થિક સ્થિતિને ફરી પાટે યઢાવવાના આપણે આપણી વિયાર સરણી અને કાર્ય પધ્ધતિઓ અંગે કૃત નિશ્વયી બનવું પડશે પ્રધાનમંત્રીએ કહયું કે વિકાસની સાથે શહેરોની નદીઓ તળાવો હવાને સ્વચ્છ રાખવાના પ્રયાસો પણ થવા જોઇએ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં શહેરીકરણ નવકલ્પના અને પરીવહન ક્ષેત્રે રોકાણની અનેક તકો છે તેમણ કહયું કે આ તકો સાથે આપણે ત્યાં જીવંત લોકતંત્ર વેપાર મો અનુકુળ વાતાવરણ વિશાળ બજાર અને વૈશ્વિક રોકાણ માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે શ્રી મોદીએ કહ્યું કે સરકારે ટેકનોલોજી અને જ્ઞાન આધારીત સેવા ક્ષેત્ર માટે સરળ દીશા નિર્દેશ જાહેર કાર્ય છે રિયલ એસ્ટે નિયમન કાયદો અમલી બનાવવો તથા વાજબી દરે આવાસ માટેની પહેલ શરૂ કરી શ્રી મોદીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા અભિયાનથી દેશમાં પરીવહનપ્રણાલી ક્ષેત્રે સ્વદેશી ક્ષમતાનો ખુબ વિકાસ થયો જેનાથી સાતત્યપુર્ણ પરીવહન વિકાસ લક્ષ્યોને વેગ મબ્યો

વૈકેયાનાયડુએ આજે કહ્યું છે કે નવી શીક્ષણનિતીનો ઉદયેશ ભારતને વિશ્વમાં જ્ઞાનની મહાશક્તિ બનાવવું છે

તેમણે કહયુ કે નવી શિક્ષણનીતીમાં પ્રાચીન શિક્ષણ પ્રથામાંથી પ્રેરણા લેવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના સમગ્ર વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે શ્રી નાયડુએ ઉચ્યશિક્ષણ સંસ્થાઓ અને વિશ્વવિધાલયોને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાને જ્ઞાનના નવાચારનું જીવંત કેન્દ્ર બનાવે તેમણે વિદ્યાર્થીઓને પણ કહ્યુ છે કે તેઓ પોતાના જ્ઞાન કૌશલય અને દક્ષતાનો ઉપયોગ પોતાના વ્યવસાયિક જીવનને ઉજ્જવળ ઉદયેશપૂર્ણ અને સફળ બનાવવા માટે કરે ઉપરાષ્ટ્રપતિએ કોર્પોરેટ ક્ષેત્રને આગ્રહ કર્યો છે કે તેઓ જુદાજુદા ક્ષેત્રમાં સંશોધન યોજનાઓની ઓળખ કરે અને તેમને પોતાનો કોર્પોરેટ સામાજિક દાયિત્વ માનીને પૂર્ણ કરે

તેમણે કહ્યું કે દૈનિક સંક્રમિત કેસોમાં સતત ઘટાડો નોંધાથ છે

શ્રી ભૂષણે એમ પણ જણાવ્યું કે પ્રતિદિન સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે

બાયડન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના નવા યુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલીફોનીક વાતચીત કરી તેમને અભિનંદન પાઠવ્યા છે બંને નેતાઓએ ભારત અમેરીકા સહભાગીતા અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરી ને પરસ્પર હિતો અને પડકારો મુદ્દે વિયાર વિમર્શ કર્યા બંને નેતાઓએ કોવિડ રોગયાળો આબોહવા પરિવર્તન હિંદ પ્રશાંત ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ પદે યુંટાયેલા સુશ્રી કમલા હેરીસને પણ અભિનંદન પાઠવ્યા હતા

રાજય સરકારે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ યુજીસી ધ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા દિશા નિર્દેશો મુજબ આ આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે પ્રત્યેક વર્ગમાં કુલ સંખ્યાના પયાસ ટકા વિદ્યાર્થીઓને બોલાવવાની પરવાનગી આપી છે

ઉચ્યશિક્ષણ સંસ્થાઓએ કહયું છે કે કેમ્પસમાં ભીડ ઉપર નિયંત્રણ રાખવા તબકકાવાર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે વિશ્વવિદ્યાલયો અને ડીગ્રી કોલેજોમાં આવનાર દરેક વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવુ પડશે સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડશે અને એકબીજાથી સુરક્ષિત અંતર જાળવી રાખવું પડશે વિશ્વ વિદ્યાલયો અને કોલેજોમાં થર્મલ અને હાથ ધોવા અંગેની વ્યવસ્થા કરવી પડશે છાત્રાલયોને ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે

આ સ્પર્ધા ભારતમાં યોજાવાની હતી

જાપાન ઓસ્ટ્રેલીયા જાપાનના પ્રધાનમંત્રી યોશી હિદે સુગા અને ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસને દક્ષિણ ચીન સમુદ્ર અને પ્રશાંત દ્વિપદેશોમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા એક ઐતિહાસીક સંરક્ષણ સમજુતી પર હસ્તાક્ષર કર્યા આ સમજુતીથી જાપાન તથા ઓસ્ટ્રેલીયાના સૈન્ય વચ્ચે તાલીમ તથા આદાન પ્રદાન સરળ બનશે તથા સંયુકત કવાયતો યોજી શકાશે ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રીએ કહયું કે આ સમજુતીથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો અને સહયોગ વધુ મજબુત બનશે